ગઈકાલે તેમને રાજ્ય નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિનો સમીક્ષા કરી હતી

બધાજ જીલ્લાઓમાં પુર નિયંત્રણ કેન્દ્ર શરુ કરી દેવાયા છે મુખ્યમંત્રીએ જરૂર પડ્યે હવાઈ દળની મદદ લેવાશે તેવા સંકેત પણ આપ્યા હતા ગઈ રાતે રાજકોટ ખાતે યાર ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો

ગઈસાંજથી કેટલાક સ્થળે મેઘાડંબર વચ્ચે ક્યાંક અમીછાંટણા તો ક્યાંક અમીવર્ષા થઇ હતી ભુજમાં આજે વહેલી સવારથી જ મેઘગર્જના સાથે ઝાપટું થતા માર્ગો પર પાણી વહી નીકબ્યા હતા

ભુજ તાલુકાના પધ્ધર ગામે વીજળી પડતા યુવતીનું મોત નીપશ્યું હતું

ગઈકાલે ભુજ નજીક ખરી નદી ભૂતનાથ મહાદેવ મંદિરના પરિસરમાં સંસદ સભ્ય વિનોદ ચાવડા દ્વારા પર્જન્ય યજ્ઞ યોજાયો હતો સાંજે શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્યાર વચ્ચે હોમ હવનની પુર્ણાહૃતી થઇ ત્યારે અમીછાંટણા થયા હતા થજ્ઞ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સફીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સીસલ્સના ઉપરાષ્ટ્રપતિએ પણ હાજરી આપી હતી

કચ્છના બોર્ડર રેંજ અધિકારી પીયુષ પટેલને ગાંધીનગર ખાતે આઈજીપી આર્મ્સ યુનિટમાં મુકવામાં આવ્યા છે તેમના સ્થાને સુરતના સયુંકત પોલીસ અધિકારી ડી બી વાઘેલાને કચ્છમાં બદલાવ્યા છે

તેમને કેટલાક અંગત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો

ભરાડા એ તેમનું સ્વાગત કર્યું હતું તેઓએ ભુજ તાલુકાના ભારાસર અને સેડતા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો

આમ બંને ટીમો એક એક મેચ જીતી બરાબરી પર છે ત્યારે આજની મેચ પર ક્રિકેટ રસીકોનીઓ મિટ મંડાઈ છે આજની મેચમાં જીત થશે તે શ્રેણીની જીત માટે આ મેચ મહત્વની માનવામાં આવી છે